કેન્દ્ર સરકારે દેશમાં બાર ફજાર પાંચસો આયુષ હેલ્થ અને વેલનેસ સેન્ટર શરૂ કરવાનો લક્ષ્યાંક નકકી કર્યો છે કર્મયારી રાજય વીમા નિગમ શ્રીનગરમાં સો અને લેહમાં ત્રીસ બેડવાળી હોસ્પીટલ ખોલશે

સરકારે ડુંગળીના સ્થાનિક ભાવને નિયંત્રિત કરવા માટે ડુંગળીના નિકાસ માટે લઘુતમ કિંમત નક્કી કરી છે છત્તીસગઢમાં બસ્તર ડિવિઝનમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્થા ગયા છે બેડમિન્ટનમાં વિચેટનામ ઓપનની સેમિ ફાઈનલમાં ભારતના સૌરભ વર્મા જાપાનના મિનોરૂ કોગા સાથે ટકરાશે

તેમણે જણાવ્યું કે સ્વીત્ઝરલેન્ડ અદ્યતન ટેકનોલોજી કેન્દ્ર છે અને ભારત પાસે વૈશ્વિક સ્તરનું માનવ સંસાધન છે શ્રી કોવિંદે કહયું કે પરસ્પર લાભ માટે નાણાં ભંડોળ ટેકનોલોજી વિજ્ઞાન અને કૌશલ્યમાં સંબંધિત લાભોને સાંકળવાની પુષ્કળ તકો છે તેમણે કહયું કે ભારત ફાર્માસ્યુટીકલ્સ આરોગ્ય સંભાળ સેવાઓ માહિતી ટેકનોલોજી સૌર ઉર્જા ઓટો મોબાઈલ અંતરીક્ષ અને બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે મુખ્ય નામાંકન ધરાવે છે ગઈકાલે સ્વેત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ મોરેર સાથેની વાતયીતમાં શ્રી કોવિંદે પરસ્પર ટકાઉ વિકાસ માટે બંને દેશો વચ્ચે વેપાર જાડાણ વધારવાની જરૂરીયાત ઉપર ભાર મુકચો હતો

જેમાંથી ચાર હજાર કેન્દ્રો આ વર્ષે ખોલાશે આથુષ મંત્રી શ્રીપાદ થેશો નાઇકે ગઈકાલે નવી દિલ્ફીના સફદરજંગ હોટેસ્પટલ ખાતે યુનાની મેડિકલ સેન્ટર અને સિધ્ધા કલીનીકલ રિસર્ચ યુનિટનું ઉદઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું શ્રી નાઇકે દેશના જદા જુદા ભાગોમાંથી સફદરજંગ હોટેસ્પટલમાં આવતા દર્દીઓને થનાની મેડિકલ સેન્ટર અને સિધ્ધા કલીનીકલ યુનિટ દ્વારા સારી સારવાર મળી રહેશે તેવી આશા દર્શાવી હતી તેમણે કહથું કે આયુષ્માન ભારતના ભાગરૂપે આયુષ મંત્રાલય દેશભરમાં દોઢ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પર સેવા આપશે

તેમાંથી મળનાર ભંડોળનો ઉપયોગ ગંગા સંરક્ષણના કાર્યોમાં કરવામાં આવશે

અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને મળેલા ઉપહારોની આ બીજી ઈ નિલામી છે બે હજારથી વધુ ઉપહારો ઓનલાઈન ઓકશન કરાશે ઉપહારોમાં ચિત્રો મોમેન્ટો અને પરંપરાગત સંગીત વાદ્યોનો સમાવેશ થાય છે

શ્રમ અને રોજગારમંત્રી સંતોષ ગંગવારની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નિગમની બેઠકમાં તેની મંજુરી આપવામાં આવી કર્મચારી રાજય વીમાના લાભાર્થીઓને આયુષ્માન ભારત પેકેજના દરે રોકડ રહિત ચિકિત્સા સારવાર સેવા ઉપલબ્ધ કરાવાનો પણ નિર્ણથ કરાયો હતો

બેઠક દરમિથાન શ્રી ગંગવારે બેડમીન્ટન પ્લેયર પ્રમોદ ભગતને પાંચ લાખની રોકડ પુરસ્કાર આપ્યો હતો ભગત એ ઓરીસ્સા ક્ષેત્રમાં કર્મચારી છે

તેમણે સ્વચ્છતા અભિયાનમાં જાડાઈને અને દિલ્હીમાં એઈમ્સ ખાતે દર્દીઓને ફળનું વિતરણ કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો અઠવાડિયું યાલનારા આ કાર્યક્રમમાં ભાજપ નેતા અને કાર્યકર્તાઓ રક્તદાન અને આરોગ્ય શિબિર થોજશે તેઓ હોલેસ્પટલ અને અનાથાલયોની મદદ તથા રાહત માટે મુલાકાત લેશે પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો દેશના જુદા જુદા ભાગમાં થોજાનારા કાર્યક્રમોમાં જાડાશે ઉત્તરપ્રદેશમાં ભાજપ આ પ્રસંગે આરોગ્ય તપાસ અને સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે

વિદેશ વેપાર મહાનિથામકની કચેરીએ ગઈકાલે તેનું જાહેરનામું બહાર પાડયું લધુત્તમ વિકાસ કિંમત એ છે જેનાથી નીચે વિકાસની પરવાનગી નથી હોતી કેન્દ્ર સરકારે ગયા મહિને ડુંગળીની જમાખોરી વિરૂધ્ધ સખત કાર્યવાહીની ચેતવણી આપી હતી

મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત ડુંગળીના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પુરને કારણે તેના જથ્થાને લઈને શંકાઓ વધી હતી

એ પુરવઠો પુરો પાડનારાઓને પાકિસ્તાનથી ડુંગળી આયાત કરવા પર પ્રતિબંધ મુકયો છે અને બે હજાર ટન આયાત માટે ટેન્ડરમાં ફેરફાર કર્યા છે એમએમટીસીને સ્થાનિક પુરવઠામાં સુધારો કરવા અને તેના ભાવોમાં થયેલા વધારાની તપાસ માટે ડુંગળીની આયાત કરવા કહેવામાં આવ્યું છે

દાંતીવાડા જિલ્લાના પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવના જણાવ્યા અનુસાર ડિસ્ટ્રીક્ટ રીઝર્વ ગાર્ડ અને પોલીસની એક સંયુક્ત ટૂકડી કીરાન્દુલ વિસ્તારમાં શોધ અભિયાન કરી રહી હતી ત્યારે સુરક્ષા દળી અને માઓવાદીઓ વચ્ચે કુત્રેમના જંગલોમાં આ અથડામણ થઈ હતી સ્થળ ઉપરથી બે માઓવાદીઓ શબ મળ્યા હતા માર્યા ગયેલા બંને માઓવાદીઓ ઉપર એક એક લાખ રૂપિયાનું ઈનામ હતું

બીજી સેમી ફાઈનલ ચીનના સુન ફેઈ ઝીયાંગ અને તાઈવાનના લિન યુ હસેન વચ્ચે રમાશે ક્વાર્ટર ફાઈનલમાં ગઈકાલે સૌરભ વર્માએ તિયેન મિન્હ ન્યુગેનને પરાજય આપ્યો સિરીલ વર્મા અને શુભાંકર ડેના રમતમાંથી બહાર નીકળી જવા બાદ માત્ર સૌરભ વર્મા રમતમાં છે સૌરીલ વર્માને એકતરફી સ્પર્ધામાં પ્રીક્વાર્ટર ફાઈનલમાં ચીનના લેઈ લેન ઈલેથી પરાજય આપ્યો હતો

તેમણે કહયું કે વિવિધ જમીનોને એક કરવા અને ત્યાં આવાસીય અને સામાજીક માળખું વિકસીત કરવામાં ખાનગી ક્ષેત્ર સક્રીય ભૂમિકા ભજવશે તેઓ ગઈકાલે નવી દિલ્હીમાંં દીલ્હી વિકાસ પ્રાધિકરણ દ્વારા આયોજિત લેન્ડ પૂર્લીંગની એક પરિષદને સંબોધિત કરી રહયાં હતા તેમણે કહયું કે નિર્ધારીત નિયમો અને માર્ગદર્શિકા અનુસાર જમીનના માલિક અથવા કોઈપણ આકારના જમીન ભાગના માલિક મળીને લેન્ડ પુલનો વીકાસ કરી શકે છે